આ શિખર સંમેલનનો મુખ્ય વિષય નેકસ્ટ ઇઝ નાઉ એટલે કે આવનારૂ હમણા તેમ છે શિખર સંમેલનમાં કોરોના માહમારી બાદના મુખ્ય પડકારો વિશે ચર્ચા થશે વિશ્વમાં માહિતી ટેકનોલોજી અને ઇલેકટ્રોનિકસ તથા બાયોટેકનોલોજીના ક્ષેત્રમાં મુખ્ય ટેકનોલોજી અને નવીનતાઓની અસર પર પણ મુખ્યત્વે ચર્ચા થશે ત્રણ દિવસ યાલનારી આ ટેકનોલોજી શિખર પરિષદમાં ઓસ્ટ્રેલીયાના પ્રધાનમંત્રી સ્કોટ મોરિસન ઉપરાંત દેશવિદેશના ઘણા મુખ્ય વિચારકો ઉદ્યોગ જગતના વડા ટેકનોક્રેટ સંશોધનકર્તા રોકાણકારો શિક્ષણવિદ્દો વગેરે ભાગ લેશે વિરલ રાણા અદાણી પોર્ટ એવોર્ડ જળ સંરક્ષણની શ્રેષ્ઠ કામગીરી બદલ અદાણી પોર્ટને રાષ્ટ્રીય જળ શક્તિ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે કેન્દ્રના જળ શક્તિ અને સામાજિક ન્યાય સશક્તિકરણ મંત્રાલયના રાજ્ય કક્ષાના મંત્રી રતનલાલ કટારીયાાના ફસ્તે આ એવોર્ડ આપવામાં આવ્યો હતો મુન્દેરમાં જળ સંરક્ષણ માટે ધરાયેલા પ્રયાસોને અનુલક્ષીને મુન્દ્રા અદાણી પોર્ટસ એન્ડ ટ્રસ્ટને સ્પેસીઅલ ઇકોનોમિક ઝોનને બેસ્ટ ઇન્ડસ્ટ્રી ફોર સીઐસઆર કામગીરી શ્રેણીમાં દ્વિતીય પારિતોષિક એનાયત કરવામાં આવ્યો છે

વેબીનારનાં મુખ્ય વકતા તરીકે શ્રી વી એસ ગઢવી પૂર્વ માહિતી કમિશનર અને શ્રી જ્યેશ રાવલ આકાશવાણી ભુજનાં કાર્યક્રમ અધિકારી ઉપરોકત વિષયે માર્ગદર્શન આપશે

કમિશ્નર અમદાવાદ મહાનગરપાલિકાના કમિશ્નર ડોક્ટર રાજીવ ગુપ્તાએ ક્લાહ્યું છે કે હાલમાં શોશિયલ મીડિથામાં ફરીથી લોકડાઉન અંગે જે અફવાઓ યાલી રહી છે તે પાયા વિહોણી છે જેથી લોકોએ ભ્રામક પ્રચારથી ગેરમાર્ગે દોરવું નહિ

જેને સૌભાગ્ય પાંચમ કે શ્રી પંચમી તરીકે પણ ઉજવવામાં આવે છે શાસ્ત્રોમાં ઉલ્લેખ છે કે લાભ પંચમના દિવસે ધંધાની શુભ શરૂઆત કરવા માટે આ દિવસે કોઈ મુર્કુત જોવાની પણ જરૂર રહેતી નથી આ દિવસે લક્ષ્મીજી ગણેશજી અને સરસ્વતીમાતાની પૂજા કરવામાં આવે છે

આ દિવસે વિશ્વમાં લોકોને સાફ સફાઈ અને શૌયાલયના ઉપયોગ માટે જાગૃતિ કેળવવા માટે અ દિવસ ઉજવવામાં આવે છે જળ શક્તિ મંત્રાલયના પેય જળના સ્વચ્છતા વિભાગ સ્વચ્છ ભારત અભિયાન હેઠળ શૌયાલય દિવસને લોકોમાં સુરક્ષિત સાફ સફાઈ માટે પ્રોત્સાહિત કરવા માટે વિશ્વમાં વિશ્વ શૌયાલય દિવસ મનાવાશે વિરલ રાણા